થરાદ ખેરાલુ અમરાઈવાડી લુણાવાડા રાધનપુ ર અને બાયડ વિધાનસભાની પેટા ચુંટણી યોજાનાર છે

આ માંગને ઘ્યાને લઇ લડષાએ થોડા સમય પહેલાં ભેડીયાબેટ પાસે મોબાઇલ ટાવર નાખવાનું કામ ચા લુ કર્યા બાદ ચારેક દિવસ પહેલાંજ આ મોબાઇલ ટાવર નું સફળ ટેસ્ટીંગ કરી ટાવરને કાર્યરત કરી દીધો છે

ગઈકાલે મોડી રાત્રે વાહનવ્યવહાર વિભાગે આ પ્રકારની વ્યવસ્થા સંદર્ભે દિશા નિર્દેશ જાહેર કર્યો છે

લર્નિંગ લાયસન્સની કામગીરી માટે ઓટો મોબાઈલ અને મેકેનિકલ દ્રેડના તાલુકાઓના હકુમત પુરતા ટ્રેસ્ટીંગ ઓફિસર તરીકે કામગીરી કરવાની રહેશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીધેલાં આ નિ ર્ણયને પગલે કૃત્રિ મ અવયવ કેલિપર્સ કે ધોડી હાથલારી સિલાઇ મશીન વગેર ની ખરીદી કરવી દિવ્યાંગ માટે સરળ અને સંભવ બનશે

દિ વ્યાંગ નાણા અને વિકાસ નિગમની સ્થાપના ઉપરાંત દિવ્યાંગ કમિશ્નરની નિમણુંક કરવાનો નિર્ણય પણ લેવાયો છે દિવ્યાંગ પ્રમાણપત્ર આપવાનું કામ જિલ્લાની સિવીલ હોસ્પિટલ કરે છે